ડી

કેન્દ્ર સરકારે ઓનલાઈન ફિલ્મો સમાચારો તથા અન્ય કાર્યક્રમોને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ કર્યો છે

અન્યને આઠ બેઠકો મળી છે

પી આઇ અને સી પી

એલ ને બાર બેઠકો મળી છે અસદુદીન ઓવૈસીને આગેવાની હેઠળની રાજાભ ને પાંચ બેઠકો મળી છે તો એલ

પી બહજન સમાજ પક્ષ અને અપક્ષને એક એક બેઠકો મળી છે આ સાથે વાલ્મીકી નગર લોકસભા બેઠક પર જનતા દળ યુનાઇટેડના સુનીલ કુમારની જીત થઈ છે તેમણે કોંગ્રેસના પ્રવેશ કુમાર મિશ્રને હરાવ્યા છે

ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ આઠેય બેઠકો પરથી જીત મેળવી છે

કર્ણાટકમાં ભાજપે બંને બેઠકો જીતી લીધી છે મણિપુરમાં ચાર બેઠકો ભાજપના ફાળે તો એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે તેલંગાણાની દુબ્બાક બેઠક પર ભાજપનો તો હરિયાણાની બરોદા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે છત્તીસગઢની મરવાહી બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે કર્ણાટકની બંને બેઠકો પર ભાજપનો તો નાગાલેન્ડની બે બેઠકો પર નેશનલ ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ પાર્ટી અને એક બેઠક પર અપક્ષની જીત થઈ છે ઝારખંડની બે બેઠકો પૈકી એક બેઠક ઝારખંડ મુક્તિ મોરચા અને એક બેઠક કોંગ્રેસે જીતી છે જ્યારે ઓડિશાની બંને બેઠકો બીજુ જનતાદળના ફાળે ગઇ છે

તેમણે જણાવ્યું કે બિહાર એ દુનિયાને લોકશાહીનો પહેલો પાઠ ભણાવ્યો છે અને લોકશાહી કેવી રીતે મજબુત થાય તે પણ દુનિયાને બતાવ્યું છે બિહારમાં વિક્રમ જનક સંખ્યામાં ગરીબ વંચિતો અને મહિલાઓએ વિકાસ માટે મતદાન કર્યુ છે દરેક મતદાતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા માત્ર વિકાસ છે એનડીએના સુશાસનના પંદર વર્ષ પછી પણ બિહારની જનતાએ અભુતપુર્વ શ્રધ્ધા વ્યકત કરી છે યુવાનોએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે નવા દાયકામાં બિહાર આત્મનિર્ભરતા હાંસલ કરશે આત્મનિર્ભર બિહારમાં બહેનો પણ અગત્યની ભૂમિકા ભજવશે એનડીએ હવે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સાથે સંપુર્ણ પ્રતિબધ્ધતા સાથે લોકોની અપેક્ષાઓ પુર્ણ કરશે

પ્રધાનમંત્રીએ ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓની કામગીરીની પ્રશંસા કરી અને આ ત્રણેય રાજયોના મતદારોનો આભાર પણ વ્યકત કર્યો

વીડિયો માધ્યમથી યોજનાર આ પરિષદમાં વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે જોડાશે

આ પરિષદમાં આસિયાન ભારત વ્યૂહાત્મક સહ ભાગિતાની સ્થિતિ તથા જોડાણો દરિયાઇ સહભાગીતા વેપાર શિક્ષણ ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે આ બેઠકમાં આસિયાન ભારત સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો તથા આગળની કાર્યયોજના અંગે ચર્ચા કરાશે કોવિડ બાદ અર્થતંત્ર બેઠું કરવાના તથા મહત્વપૂર્ણ પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દે પણ ચર્ચા કરાશે ઉલ્લેખનીય છે કે આસિયાન ભારત પરિષદ ભારત તથા આસિયાન દેશોને તેમના જોડાણોને વધુ ઉંચાઇએ લઈ જવાની તક પૂરી પાડે છે

તેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઓડિશાનો મોટા ભાગનો વિસ્તાર આવે છે નવનિર્મિત કાર્યાલય અને રહેણાંક પરીસર એક પોઇન્ટ છ એકર વિસ્તારને આવરી લે છે

કેન્દ્રીય કાયદા મંત્રી પેટ્રોલીયમ મંત્રી ઓડીશાના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ ઓડીશા હાઇકોર્ટના ન્યાયાધીશ અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ હાજર રહેશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોની વધી રહેલી સંખ્યા સામે ભારતમાં સક્રિય કેસોની ઘટી રહેલી સંખ્યા મહત્વપૂર્ણ છે મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારના અવિરત તબક્કાવાર અને યોજનાબદ્ધ રણનીતીને કારણે તથા અન્ય કોરોના યૌદ્વાઓની સમર્પિત નિસ્વાર્થ સેવાના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે

માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે ઓનલાઈન ફિલ્મો ઓનલાઈન સમાયારો તથા અન્ય ઓનલાઈન કાર્યક્રમોને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ કર્યો છે નેટફ્લીક્સ હોટસ્ટાર પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ ઓનલાઈન સમાચાર પોર્ટલો હવેથી માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે જે અંગે આજે જાહેરનામું બહાર પડાયું છે ઉલ્લેખનીય છે કે હાલ ડીજીટલ કાર્યક્રમો માટે કોઈ કાયદો કે સ્વાયત બોર્ડ નથી પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પ્રિન્ટ મીડિયા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન સમાચાર ચેનલો પર એડવાટાઇઝીંગ પરિષદ વિજ્ઞાપનો પર તથા સીબીએફસી ફિલ્મો પર દેખરેખ રાખે છે પરંતુ ઓટીટી પ્લેટફોર્મ કોઈપણ સ્વાયત સંસ્થા હેઠળ આવતું નથી માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે મીડિયાની સ્વતંત્રતા ઓછી કરવાના કોઈ પગલાં લીધા નથી આર્મિનિયા આર્મિનિયા અને અજરબૈજાને નગોર્નો કારાબાખના વિવાદિત ક્ષેત્રોમાં સૈન્ય સંઘર્ષ પૂર્ણ કરવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે રશિયાના રાષ્ટ્રપતિ શ્રી પુતિન અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ આલિએવ અને આર્મિનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન વચ્ચે થયેલો આ સમજૂતી કરાર કાલ રાતથી અમલમાં આવ્યો છે જે અનુસાર અજરબૈજાને લડાઈ દરમિયાન પોતાના કબજામાં લીધેલા વિવાદીત વિસ્તાર તેના હસ્તક્ષ રહેશે બીજી તરફ આર્મિનિયા આ વિસ્તારની આજુબાજુના ક્ષેત્રોમાંથી સેના હટાવવા સંમત થયું છે

અને નિર્ણય વિરૂદ્ધ દેખાવો કરાઈ રહ્યા છે

તેમણે તમામ નાગરિકોને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે શ્રી બાઇડને ઝડપથી કોવિડની રસી તૈયાર કરવા તથા દરેક નાગરિકને આ રસી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવા પ્રયત્ન કરવાનો વાયદો કર્યો છે શ્રી બાઇડન અને સુશ્રી કમલા હેરીસે કાર્યભાર સંભાળતા પહેલાના તબક્કા માટે એક વેબસાઇટ શરૂ કરી છે